ગઈકાલે કોરોના મહામારી અંગે વિડિયોકોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે તેઓ આગામી કેટલાક અઠવાડિયામાં કીરીનામહામારીની રસીનો વિકાસ કરી શકશે

પ્રધાનમંત્રીએકહ્યુંકે રિર્સય વૈજ્ઞાનિકોની રસીની મંજૂરીમળ્યા પછી જ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

પેગીફીપ એ માન્ય દવા છે

અમદાવાદ સ્થિત કંપનીના આરોગ્ય કેન્દ્રે ગયા મહિને બીજા તબક્કાના પરીક્ષણો પુ રાકર્યા હતા જેની દર્દીઓ પર ફાયદાકારક અસર થઇ હતી

જયારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા ધાયલોને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતાહળવદના ધાનાળા ગામના પાટિયા નજીક ગત મધરાત્રે દોઢ વાગ્યાના અરસામાં એકાએક એમ્બ્લ્યુન્સ પલ્ટી ખાઈ જતાં આ કરૂ બનાવ બન્યો હતો

ઉધવાનીનું આજે સવારે અવસાન થયુ છે

તેઓ અમદાવાદની એક ખાનગી ફોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા હતાં